કોવિડ સિઝે ચર આરતી ભદ્દ પ્રધાનમંત્રી ઢાકા પ્રવાસયાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશે સાથે ભારતની લાંબા સમંથની ભાગીદારીને પડોશી પહેલો નીતિનો મહત્વપૂ ણ આધ્રાર ગણાવ્યો છેગઈકાલે ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે ત તેમણે ખાતરી આપી કે ભોરત બાંગ્લાદેશની વિકાસે યાત્રાને નોંધપાત્ર સમર્થન આપશે શ્રી મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશમાં લોકશાહી અને ભાવી દ્રષ્ટિની શક્તિ છે અને જરૂરી છે કે ભારત અને બોંગ્લાદેશ એક સાથે પ્રેગતિ કરે બંન્ને દેશની સરકારો આ દિશામાં સાર્થક પ્રયાસો કરી રહી છે

કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ સૌને સારા ભવિષ્ય માટે પર્યાવરણની જાળવણી કરવા સાથે મળીને કામ કરવા હાંકલ કરી તેમણે કહ્યું કે આપણા તમામ લોકોનીનૈતિક જવાબદારી છે કે આપણે આવનારી પેઢી માટે સ્વચ્છ અને યોખ્ખું વાતાવરણ તૈયાર કરીએ શ્રી રૂપાણીએ વધુ માં કહ્યું કે રાજ્યમાં સોલાર પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુ વાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુ વાદનું પુ નઃ પ્રસારણ કાલે રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

તેમજ બકરીના દુધની બનાવટનું પ્રદર્શન યોજાશે તદઉપરાંત આ સેમિનારમાં વિચરતા માલધારી સમુદાયો તેમજ પશુધન આધારીત વિવિધ બનાવટોનું પ્રદર્શન પણ યોજાશે

ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રવિવારે રમાશે